પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મહા વાવાઝોડું ગુજરાત પહોંચશે તે પહેલા નબળું પડશે તેવી હવામાન ખાતાની વકી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંભવિત મહાવાવાઝોડાની આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી

ગિરનારની લીલી પરિક્રમામાં લોકોના ઘસારાને પહોંચી વળવા અમદાવાદથી ઉપડતી ટ્રેનમાં વધારાના કોચ જોડાયા સ્પેશ્યલ એસ ટી બસો પણ શરૂ કેવડીયા ખાતેના પોલીસ ટેકનોલોજી પ્રદર્શનની મુદત આવતીકાલ સુધી

અમદાવાદ હવામાન વિભાગના નિયામક જયંત સરકારે ગઇકાલે પત્રકારો સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે મહાવાવાઝોડાની તીવ્રતા ઘટી છે હવામાન નિયામક જયંત સરકારે ગઇકાલે જણાવ્યું હતું કે મહા વાવાઝોડાની તિવ્રતા ઘટી છે

જે અગાઉ સો થી એકસો દશ જેટલી હતી તેમણે ઉમેર્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સમગ્ર દરિયાઇ પદ્દીમાં જોરદાર વરસાદ પડવાની વકી છે અને દરિયામાં એક મીટર ઉંચા મોજાં ઉછળવાની ધારણા છે

સુરત જિલ્લા કલેક્ટર સુરત મનપાના તમામ ઝોનના વડા ફાયર વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા

વાવાઝોડાની અસરથી બચવા દરિયા કિનારે એલર્ટ કરી દેવામાં આવ્યું છે

જામનગર જિલ્લા કલેકટરશ્રી રવિશંકર દ્વારા કલેક્ટર કચેરીના સભાખંડમાં થોજાયેલ બેઠકમાં આગમયેતી રાખવા તેમજ જાનહાની કે પશુધનને નુકશાન ન થાય તેની તકેદારી રાખવા તમામ પગલાઓ લેવા તેમણે તાકીદ કરી હતી

જામનગર જિલ્લો દરિયાકાંઠો ધરાવતો જિલ્લો હોય દરિયાઈ પટ્ટીના ગામોમાં તલાટીઓને વિશેષ તકેદારી રાખવા સાથે સ્થળાંતર કરવાનુ થાય તો આશ્રયસ્થાનો નક્કી કરી લેવા સાયકલોન સેન્ટરોનો ઉપયોગ કરવા ફૂડ પેકેટની વ્યવસ્થા માટે એનજીઓ સાથે સંકલન કરવા સુચનાઓ આપવામાં આવી છે

ની ટીમો ફાળવેલ છે

ડાંગ કલેકટરશ્રી એન

ડામોરના માર્ગદર્શન હેઠળ ગઇકાલે જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી

જેને અનુલક્ષીને ખેડૂતોએ જેમના ખેતરમાં ખરીફ સીઝનના લાંબા ગાળાના ઉભા પાક હોય તેમણે પિયત આપવાનું ટાળવું તેમજ જંતુનાશક દવા અથવા ખાતરનો ઉપયોગ આ સમય દરમિયાન ટાળવો ઉભા પાકના જે ખેતરોમાં પાણી ભરાઇ તા

વાતાવરણ અનુકુળ થયે તુરત જ રવિપાકોનું વાવેતર કરવું આ ઉપરાંત ખેતરમાં કાપણી કરેલો પાક કે ઘાસચારો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જો આ શક્ય ન હોય તો પાક કે ઘાસચારાના ઢગલાને પ્લાસ્ટિક કે તાડપત્રીથી થોગ્ય રીતે ઢાંકવા તેમજ ઢગલા ફરતે માટીના પાળા બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું

તેમણે કહ્યું હતું કે કરારના વર્તમાન સ્વરૂપમાં માર્ગદર્શક સિધ્ધાંતો અને મૂળ ભાવના પૂર્ણરીતે અભિવ્યક્ત થઇ નથી

રીપીટ તાના રીરી મહોત્સવ એવોર્ડ વડનગર ખાતે તાનારીરી મહોત્સવનો આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રારંભ કરાવશે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેનું સમાપન કરાવશે કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે